આવતીકાલે સાંજે પાંચ વાગ્યે શ્રીહરી કોટા ખાતેના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી આ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકાશે જીએસએલવી રોકેટનું આ બીજુ મહત્વપુર્ણ ઉડ્ડયન છે આ રોકેટ આશરે ચાર ટન વજન ધરાવતા ઉપગ્રહને અવકાશમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે

કનૈયા લાલ મુન્શી કાકા સાહેબ ગાડગીલ સહિતના મહાનુભાવોએ સોમનાથના જીર્ણ મંદિરની મુલાકાત લીધેલ અને ભગ્ન અવશેષો જોઈ સરદારશ્રીનું હૃદય દ્રવી ઉઠેલ અને સમુદ્ર જળ હાથમાં લઈ સરદારે સંકલ્પ જાહેર કરેલ કે નૂતન વર્ષના શ્રુભ દિવસે આપણે નિશ્ચય કરીએ કે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થવું જોઈએ આ પરમ પવિત્ર કર્તવ્ય છે એમાં સૌએ ભાગ લેવો જોઈએ ત્યારબાદ સરદારશ્રીએ સભા યોજી હતી જેમાં સૌને મંદિર નિર્માણમાં આગળ આવવા આહવાન કર્યું હતું આ માટે વિવિધ દાનની સરવાણીઓ આવી

જેમાં ઇન્ડિયન મેડીકલ એશોસીયેશનના તબીબો સહકાર આપશે આદિપુર બાદ સમગ્ર રાજ્યમાં દરેક જીલ્લા અને શહેરોમાં આ કાર્યક્રમ શરુ કરાશે કલ્પના શાહ્ કચ્છ પ્રવાસીઓનો ધસારો દિવાળીની રજાઓ દરમિયાન કચ્છની મુલાકાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે કચ્છી હસ્તકલાની શાલ બાંધણી સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા પ્રવાસીઓનો સ્થાનિકની બજારોની સાથે સાથે ભુજોડી ખાતે પણ ધસારો જોવા મળ્યો હતો ઉપરાંત પ્રવાસન સ્થળ વંદેમાતરમ મ્યુઝીયમની પણ મોટી સંખ્યામાં પર્યટકોએ મુલાકાત લેતાં ભુજોડી ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો

આ પ્રસંગે સમગ્ર રાજ્યની સાથે જીલ્લામાં પણ ઠેર ઠેર જલારામ મંદિરોમાં સવારથી વિશેષ પૂજા દર્શન આરતી તથા સમૂહ પ્રસાદનું આયોજન કરાશે